સુરત મહાનગરપાલિકાના લોકાર્પિત થનાર વિકાસ કામોમાં સહારા દરવાજાથી કુંભારીયાસારોલી સુધીના બી

કોરિડોરને કડોદરા સુધીનું વિસ્તૃતીકરણ રાંદેર ઝોન વિસ્તારમાં હેલ્થ સેન્ટર મોઝેક ગાર્ડન સ્માર્ટ આંગણવાડી અડાજણ ખાતે નિર્મિત થયેલા શાંતિકુંજ તથા કિલ્લોલ કુંજનું લોકાર્પણ કર્યુ

પાટીલ રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી કિશોર કાનાણી મેથરશ્રી જગદીશ પટેલ ધારાસભ્યશ્રીઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા યુડાસમા કાર્યક્રમ આજે અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉધ્યોગ બોર્ડના ઉપક્રમે સોલાર ચરખા અને સોલાર શાળ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ યુડાસમાના હસ્તે સોલાર ચરખા અને સોલાર શાળનું વિતરણ કરવામાં આવશે નિષ્ઠલંક નારાયણ ધામ પ્રેરણા પીઠ પિરાણા ખાતે આ કાર્યક્રમ યોજાશે

આમ ગઇકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે

મગફળી ખરીદી દરમિયાન સરકારની એસઓપીના નિયમોનું પાલન કરવામાં આવશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખરીદી માટેના સ્થળો પર આરોગ્ય રથ હાજર રહેશે અને ખેડૂતોને જરૂરી જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે

તેમ આયુર્વેદ માં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલી છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખુબ જ મહત્વ છે ભક્તિ માં આરોગ્ય વિષય હેઠળ સુપ્રસિધ્ધ આયુર્વેદાયાર્ય ડોક્ટર હિતેશ જાની એ યોથા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું

ગોધરા બી ડિવિઝન સ્ટાફ દ્વારા તેમને ઝડપી પડાથા છે

જેનુ પ્રસારણ આકાશવાણીના તમામ કેન્દ્રો પર તથા દૂરદર્શન પર કરાશે